ડી કમારસ્વામીને આજે બપોરના દોઢ વાગ્યા સુધોમાં વિશ્વાસનો મત મેળવી લેવા જણાવ્યું છે ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસની દરખાસ્ત રજૂ તો કરવામાં આવી પણ મતદાન હાથ ધરાયું ન હત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રચાયેલી મુખ્યમંત્રીઓની આ હાઈપાવર્ડ કમિટિની પ્રથમ બેઠક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફણનવીસના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી

પી નડ્ડા આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ પ્રથમ વખત ગુજરાત આવતા શ્રી નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવશે

જેમાં શ્રી નડ્ડા પક્ષના પ્રદેશ હોદ્દેદારો સાંસદો ધારાસભ્યો તેમજ સંગઠન પર્વના સંયોજકો સાથે મુલાકાત કરશે શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે શનિવારે શ્રી જે પી નઙા નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે જ્યાં મધ્ય ગુજરાતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને મળશે

ઈસરો દવારા ગઈકાલ ટવીટર ઉપર આ જાહેરાત કરવામાં આવી છે

જેનો વિષય છે કેરીયર ઓપોચ્યુનિટિમાં ઈન ધી ફીલ્ડ ઓફ સાયબર સિકયોરિટી એન્ડ મોબાઈલ કોમ્યુનિકેશન આ સેમિનારનો હેતુ ચાલ શૈક્ષણિક વષ માસ્ટર ઓફ એન્જીનીયરીગમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિધાર્થિઓને સાયબર ક્રાઈમ ડીઝીટલ ફોરેન્સીક મોબાઈલ ડેટા મોબાઈલ કોમ્યુનિકેશન વગેરે વિષયોનું મહત્વ સમજાવવાનો છે

વિશ્વભરમાં સાઈકલવીરો માટે ભારે પ્રતિષ્ઠીત એવી આગામો તા